કેન્દ્રીય ગૃહમંત્રાલયે કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા માર્ગદર્શિક જાહેર કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નાના ઉદ્યોગો સ્વ સહાય જૂથો તથા ખેડૂતો વિકાસ સાધવા જરૂરી ધિરાણ મેળવી ઝડપથી પ્રગતી કરે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવા બેન્કોને અનુરોધ કર્યો છે

માર્ગદર્શિકાના નવા નિયમો શનિવાર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદાં જુદાં વિભાગો સાથેની મસલતોના આધારે છૂટછાટના નવા નિયમો ધડવામાં આવ્યા છે નવી છ્ટછાટમાં પહેલી ઓગસ્ટથી રાત્રિ દરમિયાન હેરફેર પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે સામાજિક અંતર અને અન્ય નિયમો જાળવીને યોગ તથા જીમ આગામી પાંચમી ઓગસ્ટથી ફરી શરૂ કરવાની મંજુરી આપી છે

વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસને મર્યાદિત સ્વરૂપમાં મંજુરી અપાઈ છે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મેટ્રોરેલ સિનેમા હોલ સ્વિમિંગ પૂલ મનોરંજન પાર્ક બાર થીયેટરો સિવાયની પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે

કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ ઉપર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ યાંપતી નજર રાખવાની રહેશે અને કોવિડના પ્રસારને રોકવા માટે ઘડેલા નિયમોનું કડક રીતે પાલન કરાવવું પડશે નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો જે તે પ્રદેશોની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂર જણાય તો કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તીઓ ઉપર નિયંત્રણો મૂકી શકે છે

બેન્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના ઉદ્યોગો સ્વ સહાય જૂથો તથા ખેડૂતો વિકાસ સાધવા જરૂરી ઘિરાણ મેળવી ઝડપથી પ્રગતી કરે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવા બેન્કોને અનુરોધ કર્યો છે ગઈકાલે બેન્કો અને બેન્ક સિવાયની આર્થિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અર્થતંત્રના વિકાસમાં બેન્કોની ભૂમિકા તથા ભવિષ્યની પ્રવૃત્તીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં બેન્કોએ સાતત્યપૂર્ણ ઘિરાણ વધારવાની પ્રણાલી સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું એવી જ રીતે બેન્કોએ ઘિરાણ આપતી વખતે એક સમાન માપદંડ અપનાવવાના બદલે ધિરાણ માટેના યોગ્ય પ્રસ્તાવો અંગે વિચારણા કરવી જોઈએ બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે સરકાર બેન્કિંગ વ્યવસ્થાને સમર્થન આપવા તથા તેના વિકાસ માટે જરૂરી પગલાં લેવા જરૂરી પગલાં લેશે

ક્ષેત્ર માટે તાકીદની ધિરાણ યોજના વધારાના કે સી સી કાર્ડ એમ એફ આઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદી આગામી પાંચમી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન વખતે ઉપસ્થિત રહેવાના છે ટ્વીટર ઉપરના સંદેશામાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે વધુ સંખ્યામાં લોકોને એકઠા થવા દેવા શક્ય નથી

વેંકૈયા નાયડુએ શિક્ષણથી લઈને વહીવટ સુધી વિવિધ ક્ષેત્રોમાં માતૃભાષાના ઉપયોગ દ્વારા વિવિધ ભારતીય ભાષાઓના રક્ષણ અને પ્રોત્સાફન માટે હાકલ કરી છે શ્રી નાયડુએ દરેક રાજ્ય સરકાર દ્વારા સંબંધિત સત્તાવાર ભાષાને વિશેષ ભાર આપવા પર ભાર મૂક્યો હતો ગઈકાલે ભારતીય ભાષાઓને લગતા વેબિનારનું ઉદઘાટન કરતાં ભાષા એ સંસ્કૃતિની જીવનરેખા હોવાનું નિરીક્ષણ કરતા શ્રી નાયડુએ કહ્યું કે તે લોકોની ઓળખ સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવે છે તેમણે કહ્યું કે અંગ્રેજીમાં શિક્ષણ અપાય તો જ પ્રગતિ થઈ શકે એમ માનવું ખોટી વાત છે સંશોધન અનુસાર જેઓ તેમની માતૃભાષામાં નિપુણ છે તેઓ અન્ય ભાષાઓ શીખી શકે છે

વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ આર કેએસ ભદૌરીયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ બી સુરેશે એર ફોર્સ સ્ટેશન અંબાલામાં નવા રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતમાં આગમનને આવકારતા કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષાને નવી ક્ષમતા આપતા આ યુદ્ધ વિમાનોને હું આવકાડું છુ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારતમાં રાફેલ યુદ્ધ વિમાનોનું ઉતરાણ દેશના સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆત છે શ્રીસિંહે ટ્વીટ શ્રેણીમાં કહ્યું કે આ બહુહેતુક વિમાન ભારતીય વાયુ સેનાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવશે સંરક્ષણમંત્રીએ કહ્યું કે આ વિમાનનું ઉદ્દયનનું પ્રદર્શન ખૂબ સાડું છે અને તેના હથિયારો રડાર અને અન્ય સેન્સર અને ઇલેક્ટ્રોનિક લડાઇની ક્ષમતાઓ વિશ્વમાં શ્રેષ્ઠ છે

અન્ય સુવિધાઓમાં સંસ્થાનોની શૈક્ષણિક વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા અને નિરીક્ષણોની જગ્યાએ મંજૂરીઓ માટે સ્વ જાહેરાત આધારિત પારદર્શક સિસ્ટમ અને ઉચ્ચ શિક્ષણ માટે એક નિયમન સંસ્થા જેવા મુદ્દાઓ સામેલ કરાયા છે આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં ઇ અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવશે અને વર્યુઅલ લેબ્સનો વિકાસ કરવામાં આવશે રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે